એસ થેદયુરપ્પા વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી ગયા

રમેશકુમારે અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું

વિશ્વમાં ત્રણ હજાર જેટલા વાઘ સાથે ભારત સલામત સ્થળ હોવાનું જણાવ્યું

રાજ્યસભાના સભાપતિ શ્રી વેકૈંચાહ નાયડુએ સંસદમાં ખરડાઓની સંસદીય સમિતિ દ્વારા સમીક્ષા અંગે માર્ગદર્શિકા ઘડાવી જાઇએ ઉત્તરપ્રદેશ સરકારે ઉન્નાઓ બળાત્કાર પીડીતાના અકસ્માતની તપાસ સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો છે

એસ વેદીયુરપ્પાએ રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે અધ્યક્ષ કે આર રમેશકુમારે શ્રી વેદીયુરપ્પાએ વિશ્વાસનો મત મેળવ્યો હોવાની જાહેરાત કરી હતી આ વિજય બાદ અનુદાનની માંગણી અંગેના વિનિયોગ ખરડા તથા પૂરકખર્ચ ખરડા મંજૂર કર્યા દરમિયાન અધ્યક્ષ રમેશકુમારે રાજીનામું આપ્યું છે ઉપાધ્યક્ષ કૃષ્ણા રેક્રીને રાજીનામું મોકલી આપ્યું છે તેમણે કહ્યું કે તેમણે ગૃહનું ગૌરવ જળવાય તે રીતે કામ કર્યું છે ગૃહમાં શ્રી યેદયુરપ્પાએ વિરોધપક્ષનો સહકાર માંગ્યો હતો અને લોકાભિમુખ વહીવટ પૂરો પાડશે

આજે વિશ્વ વાઘ દિવસ નિમિત્તે નવી દિલ્ફીમાં યોજાયેલા કાર્યક્રમમાં વાઘ અંગેના અહેવાલનું વિમોચન કરતાં પ્રધાનમંત્રીએ વાઘને સલામત રાખવા શક્ય તમામ પગલા લેવાની તેમની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી છે તેમણે કહ્યું કે વાઘની વસ્તી ગણતરીના આંકડાઓ દરેક ભારતીય અને પ્રકૃતિ પ્રેમીને આનંદ પમાડે તેવા છે

તે માટે શ્રી મોદીએ બધા જ લાગતા વળગતાઓને અભિનંદન આપ્યા હતા શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વન વિસ્તાર અને સંરક્ષીત વિસ્તારોમાં વધારો થયો છે એ બાબત સંકલ્પ સે સિદ્ધિનું આદર્શ ઉદાહરણ ગણાવી શકાય પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પર્યાવરણની જાળવણી સાથે વિકાસ થાય તે રીતે સંતુલન શક્ય બન્યું છે આ પ્રસંગે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે વિશ્વ આખાની ભારત પર નજર છે ભારતે વાઘ સંરક્ષણમાં હરણફાળ ભરી છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વાઘ સંરક્ષણ માટે ઉત્તમ કામગીરી માટે સત્યમંગલમ વાઘ સંરક્ષણ ઉદ્યાનને એવોર્ડ એનાયત કર્યો હતો

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ માલ્યાના એડવોકેટ ફલી નરીમાનની અરજી સ્વીકારી તેની સંપત્તિ જપ્ત કરવાની પડકારતી બાબત અંગે શુક્રવારે સુનાવણી રાખી છે

સત્તાવાર થાદી અનુસાર તેમાં ઘણાની આવક ોત કરતાં વધુ મળી આવી છે તેમાં એક જણા કેરેલિયન ટાપુઓનું નાગરિકત્વ મેળવવા પ્રયત્નશીલ છે

અમારા યંડીગઢના સંવાદદાતા જણાવે છે કે આવકવેરાની ટુકડીએ હરિથાણા કોંગ્રેસના નેતા કુલદીપ બિશ્નોઇના હીસારના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખદરે જણાવ્યું કે આવકવેરા વિભાગ દ્વારા કાયદા અનુસાર કાર્યવાહી થઇ રહી છે

અગાઉ લોકસભાએ પસાર કરેલા ખરડાને આજે રાજયસભામાં પણ પસાર કરાયો છે તેમાં થાપણદારોનાં ફીત જાળવવા માટે વેપારીઓ દ્વારા ઉઘરાવવામાં આવતી અનિયમિત થાપણો પર પ્રતિબંધની જાગવાઇ છે રાજ્યસભામાં યર્ચાના પ્રતિભાવમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આ કાયદાથી ગેરકાનૂની રીતે થાપણો મેળવનાર સામે કાર્યવાહી થશે તેમાં થાપણદારોના હીતને અગ્રતા આપવામાં આવી છે આ રીતે ગ્રાહકોનાં નાણાં મેળવી કોઇ ભાગી નહીં શકે

સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું કે બપોરે એક વાગ્યાના અરસામાં નિયંત્રણ રેખા નજીક શાહપુર ક્ષેત્રમાં ગોળીબાર કરાયા હતા ભારતીયદળોએ તેનો વળતો જવાબ આપ્યો છે ગઇ સાંજે પણ કરાયેલા ગોળીબારમાં દસ વર્ષના બાળકને ઇજા થઇ હતી અને બાદમાં તેનું મોત થયું તેના માતા અને અન્ય એક નાગરિકને ઇજાઓ થઇ છે હ્મલામાં ઘણા ઘરોને નુકસાન થયું છે પાકિસ્તાન તરફ થયેલા નુકસાનની કોઇ માહીતી મળી નથી

તેના આધારે બંને દેશોના રાજદ્વારી પાસપોર્ટ ધારવનારને વિઝા જરૂરી નથી રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના નેતૃત્વના પ્રતિભિધિમંડળ દ્વારા દ્વિપક્ષી મંત્રણા બાદ કોટોનોઉ ખાતે કરાર કરાયા હતા રાષ્ટ્રપતિશ્રી કોવિંદે બેનીનના રાષ્ટ્રપતિનો આભાર માન્યો તથા રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિમાં ભારતના કાયમી સભ્યપદને ટેકા બદલ આભારની લાગણી દર્શાવી

વિજ્ઞાનીઓએ જણાવ્યું કે ચંદ્રયાનનાં તમામ પરિમાણો યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે હવે બીજી ઓગષ્ટે તેને ફરીથી ધક્કો અપાશે

વેકૈંથાહ નાયડુએ જણાવ્યું છે કે કોઇપણ ખરડાને સંસદિથ સમિતિને મોકલવા માટે માર્ગદર્શિકા હોવી જાઇએ કોઇપણ ખરડાને ગમે ત્યારે કોઇપણ સંસદિથ સમિતિને મોકલવાની માગણી અચોગ્ય ગણાય

સભાપતિએ જણાવ્યું કે ઉપલાગૃહની કામગીરીમાં સામૂહિક ચિંતન થવું જાઇએ અને તેના હેતુઓ પ્રતિબંધિત થવા જાઇએ ખરડાઓ રજૂ કરવા એ કારોબારીની બાબત છે અને તેની સમીક્ષા એ વિરોધપક્ષનો અધિકાર છે પરંતુ જવાબદારી પણ છે

લખનઉ પોલીસના અધિક નિયામક રાજીવ કૃષ્ણ અને આઇજીપી એસ કે ભગતે પત્રકારોને જણાવ્યું કે ફરીયાદના આધારે રાયબરેલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે પીડીતાના પરિવારે સીબીઆઇ તપાસની માગણી કરી છે પીડીતાની કારને થયેલા અકસ્માતની ફોરેન્સીક તપાસ થઇ રહી છે ટ્રકની ઓળખ કરવાના પ્રથત્નો ચાલી રહ્યા છે તેની નંબર પ્લેટ પણ ભૂંસી નાખી હતી પોલીસે ટ્રક ડ્રાઇવર તથા માલીકની ધરપકડ કરી છે આ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર મુખ્ય આરોપી છે અને તે જેલમાં છે તે કુલદીપસિંહ અને તેના ભાઇ મનોજસિંહ તથા અન્ય આઠ સામે અકસ્માત અંગે કેસ નોંધાયો છે અકસ્માતમાં બે જણાંના મોત થયાં છે

એક અકસ્માતમાં ઉન્નાઓ બળાત્કાર પીડીતાને થયેલી ગંભીર ઇજાઓની નોંધ લઇને પંચે એક તપાસ ટુકડી મોકલવાનો નિર્ણય કર્યો છે પંચના અધ્યક્ષ રેખા શર્માએ જાતે અરજદાર બનીને ઉત્તરપ્રદેશના પોલીસ વડા ઓ પી સિંહ પાસે વિગતો માંગી છે

ટ્વીટર પર નીતિપંચના સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યું કે તેનાથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં સુધારો આવશે અને શહેરોમાં સ્વચ્છતા તથા મેઇક ઇન ઇન્ડીયા ઝુંબેશને લાભ મળશે

પહેલી ઓગષ્ટથી તેનો અમલ થશે કેન્દ્ર સરકાર પર્યાવરણલક્ષી ઇલેકટ્રીક વાહનોના વપરાશને વ્યાપક બનાવવા પ્રયત્નશીલ છે

પોલીસ સામે કરેલા ગોળીબારનો વળતો જવાબ આપતાં તે મહિલાનું મોત થયું હતું તેની પાસેથી શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો મળી આવ્યો છે

ગઇકાલે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું ફસેન સાગરના કાંઠે પી વી નરસિંહરાવ ધાટ પાસે હિન્દુવિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરાયા હતા

વી સિન્ધુ યીનની હાઇ યૂઇ સામે ફાઇનલ રમશે આ ઉપરાંત મહિલા સિંગલ્સમાં સાયના નહેવાલ પણ રમતમાં છે પુરૂષોની સિંગલ્સમાં બી

પ્રણીત કે શ્રીકાંત એચ એસ પ્રણથ સમીર વર્મા અને પી